આ સાથે શહેરમાં કોરોના કેસની કુલ સંખ્યા છ સો ઉપર પહોચી ગઈ છે રાજકોટ જિલ્લામાં આજે વધુ પાંચ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કર્યો છે

સાપુતારાને અડી આવેલ નાસિક જિલ્લાની સરહદમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે તેવા સંજોગોમાં સાપુતારા પોલીસની સતર્કતાને પગલે કોરોના કાબુમાં રહેતા સ્થાનિક રહેવાસીઓ સહિત તંત્રએ પોલીસની કામગીરીને બિરદાવી હતી

આ સંદર્ભે સાપુતારા નવાગામના જાગૃત આગેવાન રામચંદ્ર ભાઈ જણાવ્યું હતું કે સૌ એ પોતાની ફરજ સમજી નિયમો પાળવા જોઈએ

ભાવનગર જાગૃતિ કોરોનાના કેસો વધતા અટકાવવા લોકોએ જાતેજ કાળજી લેવી ખુબ જરૂરી બની છે ત્યારે ભાવનગરના રિક્ષાચાલક ઇસ્માઇલભાઈએ તેમની રીક્ષા પર માસ્ક પહેર્થા વીના રિક્ષામાં બેસવું નહિ તેવું સૂચન લગાવ્યું છે તેમને મુસાફરો માટે સેનેટિઝરની પણ વ્યવસ્થા કરી છે

તેમ્ણે જણાવ્યું કે જો આપણે સલામતી જાળવશુ તો પોતાને અને પરિવારને પણ સંક્રમણથી બચાવી શકીશું કોરોના નકલી દવા કોરોના સામે રક્ષણ આપતું ટોસીલીઝુમેબ ઇન્જેકશનનું સુરતથી નકલી વેચાણનું રાજ્ય વ્યાપી કૌભાંડ ઔષધ નિયમન તંત્ર દ્વારા પકડી પાડવામાં આવ્યું છે ટોસીલીઝુમેબ ઇન્જેક્શન કોરોના દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા વિનામુલ્યે પુરા પાડવામાં આવે છે છતાંથ અમુક તત્વો દ્વારા આ દવાને ગેરકાયદેસર ઉંચી કિંમતે વેયાણ કરીને વધુ નફો કમાવવાની વૃત્તિ ધરાવતા હોય છે

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ કેન્દ્રીય ખાતર મંત્રી મનસુખ માંડવીયા સાથે ટેલિફોન પર વાતચીત કર્યા બાદ આ મુજબ જણાવ્યું છે તેમણે કહ્યું કે ગુજરાતના બંદરે આવનાર આ ખાતરની દરેક જિલ્લામાં ફાળવણી કરાશે તેમણે ખેડૂતોને ખાતરની તંગી અંગે ગભરાવવાની કે ખાતરનો સંગ્રહ કરવાની જરૂર ન હોવાની અપીલ કરી હતી શ્રી કાછડીયાએ જણાવ્યું હતું કે ખાતરના કાળાબજાર થતા હોય તો તે અંગે તેમને આ અંગે ખેડૂતો જાણ કરે અમુલ ગુજરાત સહકારી દુધ વેચાણ મહાસંઘ જીસીએમએમએફ એ આગામી પાંચ વરસમાં તેનો કુલ વકરો એક લાખ કરોડ પર પહોચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે

જો કે મહાસંઘના સભાસદ એવા તમામ દુધ ઉત્પાદક સંઘોનો મળી કુલ વેપાર બાવન હજાર કરોડનો આંક વટાવી ગથો હતો જીસીએમએમએફના અધ્યક્ષ રામસિંહ પરમારે જણાવ્યું કે દુનિયાભરના સૌથી મોટા ડેરી ઉત્પાદક સંગઠનોમાં અમુલ નવમાં ક્રમે પહોંચી ગયું છે

રકતદાન કેમ્પ રાજપીપળા રાજપીપલા નર્મદા જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રીસ સોસાયટી સંયાલિત બ્લડ બેન્ક દ્વારા જીતનગર ખાતે એક રક્તદાન શિબિરનુ આથીજન કર્યુ હતુ

જેમાં રાજપીપળાની એમ આર

ગઈ મોડીરાત્રે અજાણી વ્યક્તિ બે બાળકોને બાયપાસ રોડ પર મુકી ગઈ ફોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી ત્યારબાદ વધુ ત્રણ બાળકો શહેરના હજીરા વિસ્તારમાંથી મળી આવ્યા હતા આમાથી ચાર બાળકોને પરખ ટ્રસ્ટ સંયાલિત મોડાસા ચાઈલ્ડ લાઈનને સોંપવામાં આવ્યા હતા તો વધુ એક બાળકની તપાસ કરવામાં આવી રહી છે બાળકોના કોવિડ ટેસ્ટ કરાયા હતા તેઓને હિંમતનગર આશ્રય ગૃહ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાશે પંચમહાલ પોર્ટલ પંચમહાલ જિલ્લામા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્યર અને કિસાન પરિવહન યોજના માટેની અરજીઓ મંગાવાઇ